પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે

તેમણે કહ્યું કે સમગ્ર રાષ્ટ્રએ જનતા કર્ફ્ય્ર દરમિયાન તેમને સલામ આપી હતી તેમણે કહ્યું કે તબીબી કર્મચારીઓના પરિવારજનોના યોગદાનને પણ સ્વીકારવું જરૂરી છે કારણ કે તેઓ આ લોકોના આધારસ્તંભ છે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે રાષ્ટ્ર સમક્ષ આવેલો આ પડકાર અભૂતપૂર્વ અને ઐતિહાસિક છે અત્યારે સમગ્ર દેશ તબીબી કર્મચારીઓ સામે આશાની નજરે જુએ છે અને મોટામાં મોટા પડકારનો સામનો કરતી વખતે પણ તેમનું મનોબળ ક્યારેય ઘટે નહીં તે આવશ્યક છે તબીબી કર્મચારીઓને સરકાર તરફથી તમામ પ્રકારનો સહકાર મળશે તેવી ખાતરી આપતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે તેઓ તમામ જરૂરી પ્રોટોકોલનું પાલન કરે અને તેમને પોતાને કોઇ ચેપ ન લાગે તે માટે પૂરતી તકેદારી રાખે તેમણે આ તમામ લોકોને કહ્યું હતું કે તેઓ જાહેર જનતાને આટલું કરવું અને આટલું ન કરવું તેના વિશે માર્ગદર્શન આપે સેલ્ફ ક્વૉરેન્ટાઇન અને સામાજિક અંતર જાળવવાના મહત્વ વિશે સલાહ આપે અને લોકો ક્યાં સારવાર મેળવી શકે છે તેના વિશેની માહિતી પૂરી પાડે

જયંતિ રવિએ જણાવ્યું છે કે કોરોના વાયરસને આગળ વધતો તેમજ સંક્રમણ અટકાવા માટે રાજય સરકારે સર્વેલન્સ અને ટ્રેકિંગને વધુ સધન બનાવ્યું છે

જયારે વડોદરા અને સુરતમાં સ્થાનિક ચેપના કારણે નોંધાયો છે

મુખ્ય મંત્રીએ જણાવ્યું હતું કે કોરોના વાયરસના સંક્રમણથી નાગરિકોને બચાવવા લોકડાઉનની પરિસ્થિતિમાં નાના અને ગરીબ પરિવારોને કોઇ મુશ્કેલી ન પડે તે માટે રાજ્ય સરકારે આ મહત્વનો નિર્ણય કર્યો છે

મુખ્ય મંત્રીએ જીવન આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠામાં કે અન્ય કોઇ પણ આવશ્યક સેવાઓમાં ભવિષ્યમાં પણ કોઇ તકલીફ ન પડે તે માટે રાજ્ય સરકાર પૂરી ગંભીરતાથી આયોજન કરી રહી છે એમ પણ તેમણે જણાવ્યું છે

કોઈ નાગરિક ભાઈ બહેનો આવી વસ્તુઓની ખરીદી માટે લાઈનો ન લગાવે કે ખોટી દહેશતમાં ના રહે તેમજ સંગ્રહખોરી ન કરે તે માટે રાજ્ય સરકારે જણાવાયું છે અનિલ મુકિમ રાજ્યના મુખ્ય સચિવ શ્રી અનિલ મૂકિમે જણાવ્યું છે કે કોરોના વાયરસને આગળ વધતો તેમજ તેના સંક્રમણને અટકાવવા માટે રાજય સરકારે સમયબદ્ધ આયોજન કર્યું છે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલ સહિત ઉચ્ય અધિકારીઓની કોર કમિટીની બેઠકમાં લેવાયેલ નિર્ણયોની માહિતી આપતા શ્રી મૂકીમે ઉમેર્થ્ય હતું કે કોરોના વાયરસ સંદર્ભે નાગરિકોને સહાયરૂપ થવા અને તાત્કાલિક સારવાર પૂરી પાડવા માટે રાજ્ય મંત્રીમંડળના તમામ સભ્યો એક માસનો પગાર મુખ્યમંત્રીશ્રી રાહતનિધિમાં આપશે આ માટે રાજયમાં સેવા આપતી સંસ્થાઓ વાણિજય સંગઠનો સહિત જે દાતાઓ દાન આપવા ઈચ્છતા હોય તેમને મુખ્યમંત્રીના રાહતનિધિમાં ફાળો આપવા માટે રાજય સરકારે અનુરોધ પણ કર્યો છે

તેમજ અન્ય કેસના રિપોર્ટ આવવાના બાકી છે

યૂંટણીપંચે એક નિવેદનમાં જણાવ્યું છે કે હાલની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ યૂંટણી અને મતગણતરીની નવી તારીખ જાહેર કરાશે

સાથેસાથે ચૈત્રી નવરાત્રીનો આરંભ થયો છે અને રાજયમાં વસતા મરાઠી પરિવારો દ્વારા ગુડીપડવાનું પર્વ ઉજવવામાં આવી રહ્યું છે ચૈત્રી નવરાત્રી નિમિત્તે માઇમંદિરોમાં ખાસ અનુષ્ઠાનનો આરંભ થયો છે જે નવ દિવસ યાલશે મરાઠી પરિવારો દ્વારા નૂતનવર્ષની ઉજવણી માટે પ્રત્યેક ઘરમાં ગુડીથી શણગાર કરવામાં આવ્યા છે

તથા શક્તિસ્થળ અંબાજી બહુચરાજી પાવાગઢ મહાકાળી મંદિર આશાપુરાનાં ઓનલાઇન દર્શન કરીને લ્હાવો લીધાનો આનંદ દર્શાવી રહ્યા છે માસ્ક સાબરમતી જેલ રાજ્યમાં કોરોના વાયરસને લીધે ઉભી થયેલી પરિસ્થિતિમાં સમાજનો દરેક નાગરીક અન્યને મદદરૂપ થવા માટે તત્પર બન્યો છે ત્યારે જેલમાં રહેલા કેદીઓ પણ આ પોતાનું યોગદાન આપી રહ્યા છે

કચેરી પાસે આવેલ ભજીયા હાઉસ ખાતેના જનતા વેચાણ કેન્દ્ર ઉપર આ માસ્કનું વેચાણ યાલું છે

આ અંગેની વિગતો આપતા અમદાવાદ મધ્યસ્થ જેલના અધિક્ષક ડૉ

ટપાલ સેવા ટપાલ વિભાગ દ્વારા આવશ્યક સેવાના ભાગરૂપે અગત્યની કેટલીક સેવાઓ મુખ્ય પોસ્ટઓફિસ પર યાલુ રાખવામાં આવી છે ગુજરાતવર્તુળના મુખ્ય પોસ્ટમાસ્ટર જનરલની યાદી અનુસાર ટપાલ પાર્સલ તથા સેવિંગ્સ બેન્કની કામગીરી રાબેતા મુજબ ચાલી રહી છે અમદાવાદમાં જીપીઓ નવરંગપુર હેડ ઓફિસ તથા રેવડીબજાર હેડઓફિસની કામગીરી યાલી રહી છે આ પ્રમાણે રાજકોટ સુરત વડોદરા ગાંધીનગર હેડઓફિસ સહિત તમામ જિલ્લાની હેડઓફિસ પણ કાર્યરત છે આ અંગે નિયંત્રણકક્ષ રચવામાં આવ્યો છે

ડાંગ જિલ્લા પ્રવાસ ડાંગ જિલ્લામાં સાપુતારા ચેકપોસ્ટ પર દક્ષિણ ભારતનો પ્રવાસ પૂરો કરી આણંદ તરફ જતી લકઝરી બસ અટકા વવામાં આવી હતી